પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે નાગરિકતા ધારો નાગરિકતા આપવા માટે છેઇશાન ભારત ઉપર તેની કોઇ વિપરીત અસર નહિં થવાની ખાતરી આપી સર્વોચ્ય અદાલતે કેરળના સબરીમાલા મંદીરમાં બધી જ ઉંમરની

જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં થયેલી અથડામણમાં ત્રણ

કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા શ્રીનગર જમ્મુ રાષ્ટ્રી ોય ધોરીમાર્ગ ઉપર મોટી સંખ્યામાં વાહનો ફસાયા ભવિષ્યમાં ઉર્જાશક્તિ અંગેની વૈશ્વિક શીખર પરિષદનો અબુધાબીમાં આજથી આરંભ થશે

પશ્ચિમ બંગાળમાં રામકૃષ્ણ મિશનના વડામથક બેલૂર મઠ ખાતે સ્વામી વિવેકાનંદની જ્યંતિની ઉજવણીના કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે સ્વામી વિવેકાનંદનાં નવા ભારતનાં સ્વપ્નને સાકાર કરવા સહકાર આપવા યુવાનોને અપીલ કરી હતી

શ્રી મોદીએ નાગરિકત્વ ધારાની ઈશાન ભારત વિસ્તારમાં કોઈ વિપરીત અસર નહીં થાય તેવું સ્પષ્ટ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે નાગરિકત્વ સુધારા ધારા અંગે ઉભા થયેલા વિવાદના પગલે સમગ્ર વિશ્વ એ બાબતથી વાકેફ થયું છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતીઓની સતામણી થાય છે કોલકાતામાં એક સમારોહમાં સંબોધન કરતા તેમણે પશ્ચિમ બંગાળનાં વિકાસ માટે બધી જ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું શ્રી મોદીએ આયુષ્યમાન ભારત અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ યોજના લાગુ થાય તો રાજ્યનાં નીતિ ઘડવૈયાઓ ઉપર ખૂબ જ સારો પ્રભાવ પડશે તેમ કહ્યું હતું

મુખ્ય ન્યાયમૂર્તિ એસ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

અમારા સંવાદદાતાનાં જણાવ્યા પ્રમાણે આ વર્ષનું પ્રથમ સત્ર હોવાથી રાજ્યપાલ પ્રો જગદીશ મુખીએ ગૃહને સંબોધન કર્યું હતું

શ્રી મુખીએ કહ્યું હતું કે રાજ્ય સરકારે આસામના સ્વદેસી લોકોના હક્કોની સુરક્ષાને અગ્રતા આપી છે

આજે દેશભરમાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકશે અને કોઈપણ સરકારી કાર્યક્રમનું આયોજન નહીં થાય ભારતે ખાડી વિસ્તારના તેના ઘનિષ્ટ મિત્ર દેશને સમ્માન આપવા માટે આ નિર્ણય લીધો છે દરમિયાન ઓમાનના નવા સુલતાનના રૂપમાં હૈથમ બિન તારિક અલ સઈદે ગઈકાલે શપથ લીધા હતા સુલતાન કાબૂસનું ગત શુક્રવારે નિધન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા સુલતાનને અભિનંદન પાઠવ્યા હતા શ્રી મોદીએ ટ્વીટ સંદેશામાં બંને દેશો વચ્ચેના સદીયો જૂના સંબંધો વિશે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે ભારત નવા સુલતાન સાથે રાજનૈતિક ભાગીદારી વધુ મજબૂત બનાવવા ઉત્સુક છે

રાજસ્થાન અને ગુજરાતમાં તીડના આક્રમણથી કૃષિ ઉપજને થયેલું નુકસાન ધ્યાનમાં લઈને શેરડી અને ખાંડ કમીશનરે ખેડૂતોમાં જાગૃતિ કેળવવાની સૂયના આપી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે વિભાગના બધા જ અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ ગામોની મુલાકાત લઈને તીડના સંભવીત આક્રમણ સામે કેવી રીતે સાવચેતી રાખવી અને શા પગલાં લેવા તેની માહિતી ખેડૂતોને સતત આપવાની સૂચના અપાઈ છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નાગરિકોને લોહરી પર્વની શુભેચ્છાઓ પાઠવી છે ટ્વિટર ઉપર આપેલા સંદેશામાં રાષ્ટ્રપતિએ આશા વ્યક્ત કરી છે કે લોહરીનું પર્વ દરેક નાગરિકના જીવનમાં આનંદ સમૃદ્ધિ અને સારૃ આરોગ્ય લાવે

અથડામણ સ્થળેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કરાયા હતા

તેમણે જમ્મુ કાશ્મીર પોલીસનાં સૈનિકમાંથી હિજબુલના કમાન્ડર બનેલા નવીદ બાબુ અને અન્ય પોલીસ અધિકારીની ધરપકડની પુષ્ટિ કરી હતી

આ હિમવર્ષાના કારણે શ્રીનગર વિમાન મથકે વિમાન સેવા ખોરવાઈ હતી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવેલી જવાહર ટનેલ ખાતે ભારે હિમવર્ષાના પગલે વાહન વ્યવહાર બંધ રાખવાની ફરજ પડી હતી જેના કારણે ગઈકાલે રાતથી સંબંધીત વિસ્તારમાં વાહનો અટવાયા હતા જમ્મુના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વડા શ્રી જોહરે વાહનચાલકોને માર્ગની પરિસ્થિતિ અંગે છેલ્લામાં છેલ્લી વિગતો મેળવ્યા પછી જ પ્રવાસ શરૂ કરવાની સૂચના આપી છે

આ પરિષદની વિષય વસ્તુ છે વૈશ્વિક ઊર્જા વપરાશ અંગે પુનઃ વિચાર ઉત્પાદન અને મૂડીરોકાણ સયિવ આનંદક્રમારના વડપણ હેઠળના ભારતીય પ્રતિનિધિ મંડળે અગાઉ અબુધાબીમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય પુનઃ પ્રાપ્ય ઉર્જા એજન્સીની વાર્ષિક સભામાં ભાગ લીધો હતો

અમેરિકન દળો ધરાવતા આ લશ્કરી થાણામાં ગઈકાલે થયેલા રોકેટ હ્મલામાં બે ઈરાકી અધિકારીઓને ઈજા થઈ છે

આ થાણામાં અમેરિકન હવાઈદળના કેટલાક અધિકારીઓ હતા પણ તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભા થયેલા તનાવના પગલે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

તાલ તરીકે ઓળખાતો આ જ્વાળામુખી ફિલિપાઈન્સનો બીજો સૌથી સક્રિય જ્વાળામુખી છે જ્વાળામુખી સક્રિય થતા સત્તાવાળાઓએ મનીલા આંતરરાષ્ટ્રીય વિમાન મથક પરની વિમાનોની અવરજવર અટકાવી દીધી છે

આ સાથે જ તેણે નવો વિક્રમ પણ સ્થાપ્યો છે આસામની ગણગુત્રી બોર્દોલોઈએ સાયકલિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે

કેન્દ્રીય રમતગમત મંત્રી કિરણ રિજીજુ ખેલો ઈન્ડિયાના ભાગરૂપે યોજાનાર સ્વદેશી રમતો અને સાંસ્કૃતિક ઉત્સવનો આજે સાંજે પ્રારંભ કરાવશે